પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

આઠમી વખત અંદાજપત્ર રજૂ કરી ને શ્રી પટેલે સૌથી વધુ વખત અંદાજપત્ર રજૂ કરવાના વિક્રમ માં બીજો નંબર જાળવ્યો છે

તેમણે ઉમેર્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ ના મંત્ર ને કેન્દ્રસ્થાને રાખી બજેટ ઘડવામાં આવ્યું છે

સોમનાથ દ્વારકા ની યાત્રા એક દિવસ માં સંભવ બનાવતી હવાઈ સેવા શરૂ કરવા માટે એક કરોડ રૂપિયા ની ફાળવણી કરાઇ છે

જૈશ એ મહમ્મદ દ્વારા અહી ફિદાથીન ત્રાસવાદી તૈયાર કરતાં કેન્દ્રો ઉપર હવાઈ હુમલો કરી અનેક છાવણીઓ નેસ્તનાબુદ કરી દેવામાં આવી હતી પુલવામાં ત્રાસવાદી હ્મલામાં સી આર પી એફ

પ્રસ્તુત છે અમારા દમણ ના પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર નો રિપોર્ટ